પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ઝડપી વિકાસમાં મદદરૂપ થાય તલ્લી ઓછા ખર્ચવાળી ટેકનોલોજી વિકસાવવા વૈજ્ઞાનિકોન અનુરોધ કર્યો છ આવકવાા વિભાગ મુંબઇ શામબજારમાં શામ દલાલ અન વ્યવહારકર્તા દ્વારા

એન બી

આ પ્રસંગ વૈજ્ઞાનિકોએ પર્યાવરણન અનુકૂળ ઉર્જા કૃષિક્ષવ્ત બાયોટેકનોલોજી સહિત વિવિધ મુદ્દાઓનાલગતી નવી માહિતી તથા ઉપકરણોનું પ્રાાન્ટેશન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતીસભર પ્રાર્જન્ટેશન માટે વૈજ્ઞાનિકીનો આભાર માન્યો હતો આ ઉપરાંત પ્રધાનમંત્રીએ સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સંશોધકો સાથ પણ સંવાદ સાધ્યો હતો

તુપ્તણ દેશની આંતરિક સલામતીના મુદ્દ સંબંધિતો સાથ ચર્ચા વિચારણા કરી હતી

ગઇકાલે જોધપુરમાં રાજસ્થાનની વડી અદાલતના નવા મકાનના ઉદ્દઘાટન સમારંભમાં બોલતાં શ્રી કોવિંદે સમયસર ન્યાય લોકોને મળી રહે તે માટે કામગીરી કરવા ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોને અપીલ કરી હતી તેમણે સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકોને વિનામૂલ્યે ન્યાય મળી રહે તે જોવા ઉપર ભાર મૂક્યો હતો મોંઘી થતી કાનૂની સેવા અંગે ચિંતા વ્યક્ત કરીને રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોને ઝડપથી ન્યાય અપાવવામાં અદ્યતન ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે કહ્યું કે અદાલતના આદેશો દરેક વ્યક્તિ સમજી શકે તે માટે સ્થાનિક ભાષામાં આપવા જોઇએ

ગઇકાલ નાગપુરમાં અખિલ ભારતીય ગ્રાહકપંચાયત દ્વારા આયોજીત કરેલા સદગત દત્તોપંત થેંગડીના આર્થિક વિચારો અંગશ્ની વ્યાખ્યાનમાળામાં તશ્નો બોલી રહ્યા હતા શ્રી ગડકરીએ કહ્યું કે મહાત્મા ગાંધી અન પંડિત દિનદયાળ ઉપાધ્યાય જેવા આગલ્પાનોએ ભારતીય અર્થતંત્રમાં સ્વદેશી અન આત્મનિર્ભરતા ઉપર ભાર મૂક્યો હતો

એન બી

ખાસ ન્યાયાધીશ વી

વર્દેએ આરોપી મેહુલ ચોક્સીને રાહત આપવાની તેના વકીલે કરેલી વિનંતી ફગાવી દીધી હતી યોક્સીના વકીલે અદાલત સમક્ષ રજુઆત કરી હતી કે તેમના અસીલની તબીયત અસ્વસ્થ છે

અદાલત સંબંધિત કેસમાં મેફ્લ ચોક્સીને આર્થિક ગુનો કરીને ફરાર થનાર આરોપીઓ માટેના નવા ધારા હેઠળ ચોક્સીને ભાગેડુ જાહેર કરવા વિનંતી કરતી એન્ફોર્સમેન્ટ વિભાગની અરજીની સુનાવણી કરશે અદાલત તેને ભાગેડુ જાહેર કરે તો તેની સંપત્તી ટાંચમાં લેવાનો માર્ગ મોકળો બની શકે છે